પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વોટબેન્ક માટે દેશનો વિરોધ અને દેશની છબી તેમજ એકતા અને અખંડિતતાને નુકશાન પહોંચે તે પ્રકારનું આચરણ એ કોંગ્રેસની હીન માનસિકતા દર્શાવે છે

સરકારે નાગરિકોને ખોટી માહિતીથી ગેરમાર્ગે નહીં દોરાવાની અપીલ કરી છે

જ્યારે તેની જાહેરાત કરાશે ત્યારે તેના નિયમો અને માર્ગદર્શિકાઓ એ રીતે ઘડવામાં આવશે કે જેથી કોઈપણ ભારતીય નાગરિકને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં

હિન્દી ફિલ્મના અભિનેતા આયુષ્યમાન ખુરાના અને વિક્કી કૌશલની તેમણે અંધાધૂન અને ઉરી ફિલ્મમાં કરેલા શાનદાર અભિનયના આધારે શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે જ્યારે કિર્થી સુરેશની તેલુગુ ફિલ્મ મહાનતીમાં સાવિત્રીની શ્રેષ્ઠ ભુમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર માટે પસંદગી થઈ છ શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર ઉરી ધ સર્જિંકલ સ્ટ્રાઈક ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધારને મળશે એવી જ રીતે સમગ્ર રીતે મનોરંજન પુરી પાડનાર બધાઈ હો ફિલ્મની શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ પુરસ્કાર માટે પસંદગી થઈ છે પિઢ અભિનેત્રી સુરેખા સિક્રીની શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પુરસ્કાર માટે જ્યારે ગાયક અને કવી સ્વાનંદ કિર્તી રેની શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે સામાજીક મુદ્દાઓ પ્રત્યે લોકજાગૃતિ કેળવવા માટે અક્ષયક્રમાર અભિનીત પેડમેન ફિલ્મને સામાજીક મુદ્દાઓ માટેની શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર અપાશે પદ્માવત ફિલ્મના ધૂમર ગીત માટે આ ફિલ્મને શ્રેષ્ઠ નૃત્ય દિગ્દર્શનનો પુરસ્કાર તથા સંજય ભણસાળીને શ્રેષ્ઠ સંગીતકારનો પુરસ્કાર મળશે અરીજીતસિંહની શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક તરીકે જ્યારે બિંધુ માલીનીની શ્રેષ્ઠ મહિલા પાર્શ્વ ગાયીકા તરીકે પુસ્કાર માટે પસંદગી થઈ છે

આ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકો ઉત્તરપ્રદેશનાં લખનઉ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાના યુવા ઉત્સવમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે જિલ્લાના પ્રભારી મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાએ યુવા ઉત્સવનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરવા તથા યુવાનોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્રારા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે

સાંસદ નારાયણ ભાઈએ જણાવ્યું હતું કે યુવાન જો દરેક ક્ષેત્રે પ્રગતી કરશે તો દેશની આવતીકાલ યોક્કસ ઉજ્જવળ હશે

યજ્ઞના અંતિમ દિવસે ગઈકાલે અનેક રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા લક્ષચંડી મહાયજ્ઞના અંતિમદિવસે ધર્મસભાનું પણ આયોજન કરવામા આવ્યું હતું આ લક્ષચંડી મહાયજ્ઞમાં મહોત્સવ સમિતિ દ્રારા તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી લાખો શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો તેમજ કાયદે અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ જવાનોને પણ જડબેસલાક વ્યવસ્થા કરી હતી